પુરજોશમાં ચાલી રહી છે પશુપાલન અને ડેરી વિભાગે બર્ડ ફલુને વધુ ફેલાતો અટકાવવા માટે એવિયન ઇન્ફલુએન્ઝાથી અસરગ્રસ્ત રાજ્યો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે અત્યાર સુધીમાં સાત રાજ્યોમાં આ બિમારી ફેલાવવાની ખાતરી થઇ ચુકી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી બીજા રાષ્ટ્રીય યુવા સંસદ

માર્ગ પરીવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે આ અંગે એક જાહેરનામું બહાર પાડયું

આરોગ્ય મંત્રાલયે આજે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિન સોફટવેરના સંયાલકો સાથે વિડીયો કોન્ફરન્સીંગ ધ્વારા વાતયીત કરી આ સોફટવેર કોવિડની રસી દેશના અંતરીયાળ વિસ્તારો સુધી પહોંચાડવામાં ખુબ જ મહત્વપુર્ણ ભૂમિકા નિભાવશે આ બેઠકમાં કોવિડન સોફટવેર અંગે રાજદ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિભાવની સાથે સાથે તેના ઉપયોગ અને રસીકરણના પુર્વાભ્યાસથી પ્રાપ્ત માહિતી અંગે વિસ્તારથી ચર્યા કરવામાં આવી

એક સપ્તાહ સુધી યાલનારા રાષ્ટ્રીય મહોત્સવ યુવાહની શરૂઆત મંગળવારે જ થશે યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદની જયંતીના અવસરે દર વર્ષે યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલયના આ મહોત્સવનું આયોજન કરે છે આ વર્ષે વર્ચ્યુઅલ રીતે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રત્યેક રાજ્યના પ્રતિભાશાળી યુવાનો પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે તેમાં વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ માર્શલ આર્ટસ પ્રદર્શનો બૌધ્યિક વિયાર વિમર્શ યુવા કલાકાર શિબીર પરીસંવાદોનો સમાવેશ થાય છે આ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય યુવા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે

જાવડેકર વન્યજીવ સુરક્ષા પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વન્યજીવોની સુરક્ષિત અવર જવર માટે માર્ગ પરીવહન અને ધોરીમાર્ગ મંત્રાલથ બારસો કરોડ રૂપિયાનો ખર્ય કરશે એક ટવીટમાં શ્રી જાવડેકરે કહયું કે પેંચ નેશનલ પાર્કમાંથી પસાર થતાં નાગપુર જબલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક અંડરપાસ બનાવવામાં આવશે ગઢ ચિરોલી ચંદ્રપુર તથા ચિમુર વડોદરા ધોરીમાર્ગો પર પણ અંડરપાસનું નિર્માણ કરવામાં આવશે